સુત્રોમાંથી મળતી જાણકારી અનુસાર ગુજરાતની આતંકવાદ વિરોધી સ્કવોડ ગુજરાત એટીએસની ટીમે આ કામગીરી પાર પાડી હતી અમારા પોરબંદરના સંવાદદાતાએ આપેલી વિગતો મુજબ આતંકવાદ વિરોધી દળ તટરક્ષક દળ અને મરીન ટાસ્ક ફોર્સની સંયુકત કામગીરી દરમિયાન માદક પદાર્થનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો

આ જથ્થ લાવવામાં આવ્યો હતો એ જહાજને આગ લગાડી દેવાઈ હતી

ભુજ ખાતે મતદાન જાગ્રતિ અભિયાન અંગે અમલીકરણ અધિકારીઓની સંકલન બેઠકમાં આ અંગેની વિગતો અપાઈ હતી

આ બેઠકમાં લેવાયેલા નિયમ મુજબ મતદાન જાગૃતિ રૂપે સરહદ ડેરીના સહયોગથી દુધ અને છાસના પાઉચ પર તથા લાઈટબીલ ટેલીફોન બીલ તબીબોના પ્રીસ્કીપ્શન મિનટર વોટરની બોટલ ગેસ સિલીન્ડર પર સ્ટીકર લગાડી વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃતિ કેળવાય છે

ચંદ્રવદન પટ્ટણી આકાશવાણી વર્કશોપ ભુજ ખાતે આકાશવાણી કેન્દ્રમાં લોકસભા ચુંટણી સંદર્ભે મહત્વની વર્કશોપ યોજાઈ ગઈજેમાં આદર્શ આચારસંહિતા નો અમલ વિવેકબુદ્ધિ વડે કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો સમાચાર બુલેટીન તથા અન્ય કાર્યક્રમોના નિર્માણ સાથે સંકળાયેલા સ્ટાફને આચારસંહિતાની બારીકાઈથી વાકેફ કરવા માટે વર્કશોપ યોજાઈ હતી સમાચાર વિભાગના વડા અને ડેપ્યુટી ડાયરેક્ટર જગદીશ પાટડીયાએ પ્રસંગે કહ્યું હતું કે સમાચાર બુલેટીનમાં તમામ રાજકીય પક્ષને યોગ્ય સ્થાન મળે તેવું સંતુલન જાળવવાનું છે મતદાર જાગૃતિ માટે ખાસ મહેનત કરી પબ્લિક બ્રોડકાસ્ટર તરીકેની ફરજ અદા કરવા તેમણે સૌને કહ્યું હતું આકાશવાણી કેન્દ્રના વડા સુ શ્રી મીરા સૌરભે ચુંટણીલક્ષી કામગીરીના પોતાના અનુભવનો લાભ સૌને આપી માર્ગદર્શન કર્યું હતું કાર્યક્રમ વિભાગનો હવાલો સંભાળતા જયેશ રાવલે લોકસભા ચુંટણી માટે શરૂ કરાયેલા કાર્યક્રમોની રૂપરેખા આ પ્રસંગે આપી હતી માહિતી ખાતાના સીનીઅર સબ એડિટર ઘનશ્યામ પેડવા દ્વારા ચૂંટણી પંચના આદેશ પ્રમાણે પેઈડ ન્યુઝ ઉપર નજર રાખવાની કામગીરી વિશે છણાવટ કરાઈ હતી આકાશવાણી કાર્યક્રમોનું શ્રવણ ઠેરઠેર વધે તેવા પ્રયત્નોની ચર્ચા પણ આ વર્કશોપમાં થઇ હતી ઓલ ઇન્ડિયા રેડિયો લાઇવ જેવી એપ ડાઉનલોડ કરી સ્માર્ટફોન દ્વારા પ્રસારણ સાંભળવાની વાત વધુને વધુ લોકો સુધી પહોચાડવા સૌ સહમત થયા હતા

બનાસકાંઠામાં પરબત પટેલ પોરબંદરમાં રમેશ દડુક અને પંચમહાલમાં રતનસિંહને પક્ષે પસંદ કર્યા છે

ઉનાળાની ઋતુને લક્ષ્યમાં રાખી આ ફેરફાર કરાયો છે